જી ડી બી વાઘેલા તેમજ પ્રાંત અધિકારી જી

રાઠોડે વગેરે પુષ્પગુચ્છ શાલથી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું

વી

કચ્છની કલા સંસ્કૃતિ અને પ્રવાસધામોને ઉજાગર કરતું ખાસ ેગ્રાન્ડ ફિનાલે તૈયાર કરવામાં આવ્યું છે અમારા સંવાદદાતા આર સરવયા જણાવે છે કે કચ્છના રણમાં ધોરડો ગામમાં દર વષ રણોત્સવ યોજાય છે જયાં સફેદ રણની નજીક સંદર ટેન્ટ સીટી ઉભો કરવામાં આવે છે નાતાલના વેકેશનને લઈન સફદ રણ ઉપરાંત માંડવી બીચ નારાયણ સરોવર કોટેશ્વર માતાને મડ વગરે સ્થળોની મોટી સંખ્યામાં પ્રવાસીઓ મલાકત લઈ રહયા છે રણોત્સવને લીધે કચ્છમાં પ્રવાસનને વેગ મળ્યો છે

આકાશવાણી પરથી દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારીત થતાં આ કાર્યક્રમની એકાવન મી કડી હશે મન કી બાત આકાશવાણી અને દુરદર્શનના પુરા નેટવર્ક પરથી સહ પ્રસારિત કરાશે આ ઉપરાંત પ્રધાનમંત્રી કાર્યાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય આકાશવાણી તેમજ ડીડી ન્યુઝની યુ ટયુબ ચેનલો પરથી પણ પ્રસારિત કરાશે આકાશવાણીની વેબસાઈટ ડબલ્યુડબલ્યુડબલ્યુ ડોટઓલઈન્ડિયારેડીયો ડોટ જીઓવી ડોટ ઈન પરથી પણ સાંભળી શકાશે મન કી બાતના મુળ હિંદી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે જે રાત્રે આઠ વાગે પુનઃ પ્રસારિત કરાશે

ટી ઓ ખાતે શરૂ કરવામાં આવી છે

ટી

વિરલ રાણા અકસ્માત કચ્છમાં ગઈકાલે વિવિધ વિસ્તારોમાં માર્ગ અકસ્માતો અનેક જીંદગીઓ માટે જીવલેણ સાબિત થયા હતા કચ્છમાં વહેલી સવારથી અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી સવારે ભુજ થી કશોદ જઈ રહેલી એસ ટી બસનું અંજારના સાપેડા નજીક અકસ્માત સર્જાયો હ તો

તો સમો સાંજ મંગવાણા નજીક અક ગમખ્વાર અકસ્માત સજાયો હતો

તો રાત્રે મદરા મધ્યે અદાણી રોડ પાસે એક અકસ્માત સર્જાયો હતો

ફવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડવેવની કરાયેલી આગાહી સાચી સાબિત થઈ રહી છે ભુજ સિવાયના બાકીના ત્રણ મથકોએ તાપમાન સિંગલ ડિઝિટમાં રહ્યું ફતું જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાં થઈ રફેલી ફિમવર્ષાની અસર કચ્છમાં પણ વર્તાઈ રફી ફોઈ ઠારનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે